તેમણે કહ્યું કે આજની યુવા પેઢી ટેકનોસેવી છે

રાજય સરકારે આ ગરૂદવારાન રક્ષિત સ્મારક જાહેર કર્યું છે તો કચ્છમાં સૌથી વધારે શ ોખ સમુદાય ધરાવતા ગાંધીધામ શહરમાં આવેલા ગુરૂદવારાને પણ પ્રકાશ પવ નિમિતે શણગારવામાં અ ાવેલ હત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂનાનક જયંતિ પર્વ પ્રસંગે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે

રાજયના અનેક ર્માદરોમાં પણ અન્નકૂટ સહિત છપ્પનભોગ મહાઆરતી ભજનકીતન વગેરે કા ર્યક્રમોન આયોજન કરવામાં આવ્યું છ કચ્છમાં પણ ભજ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં રાસગરબા આતશબાજી સાથે તલસો વિવાહ ની ઉજવણી કરાઈ હતી તો લખપત તાલુકાના દોલતપુરમાં સ્વામિનારાયણ મંદિરે તલસી વિવાહની ઉ જવણી થઈ હતી

રાજયના પ્રવાસન સચિવ એસ

હૈદરે કહ્યું છે કે રાજ્યમાં જળ વિમાન મથકોની રચના કરવા ચાર સ્થળો તારવી કાઢવામાં આવ્યા છે